એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલથો અને રાજયો આ દિશામાં સાથે મળીને કામ કરી રહયાં છે ખાસ કરીને ભારતમાં આવતાં વિમાની પ્રવાસીઓની સઘન તપાસ અને જરૂરી તબીબી દેખરેખ રખાઇ રહી છે તેમણે ખાતરી આપી હતી કે લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સ્વ રક્ષણના નાના છતાં મહત્વના પગલાં લેવાની અને સાથે મળીને કામ કરવાની જરૂર છે

એક ટ્વીટ સંદેશામાં તેમણે કહ્યું કે આ સલાહ મુજબ તેમણે આ વર્ષે હોબીના કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે

કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોના સચિવો તેમજ રાજયોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ પગલાંની સમીક્ષા કરી હતી બેઠક દરમિયાન ગઇકાલથી અમલમાં આવેલા મુસાફરી અંગેના પ્રતિબંધોની રાજય સરકારોને પણ માહિતી આપવામાં આવી હતી રાજ્યોને તેમના વિમાનઘરો ઉપર આવતા જતાં મુસાફરો ઉપર યુસ્ત દેખરેખ રાખવાની અને તેમની તપાસ કરવાની સુચના પણ આપવામાં આવી હતી

તમામ રાજ્યોને કેન્દ્રના સંબંધિત મંત્રાલયો સાથે સંકલન બેઠક યોજવાની વિનંતી પણ કરાઇ છે આ બેઠક દરમિયાન નકકી કરવામાં આવ્યું હતું કે જીલ્લા કલેકટરો તેમના જીલ્લામાં કોરોના કલસ્ટર વ્યવસ્થાપન અંગે ખાસ દેખરેખ રાખશે સરકારે કોરોના ગ્રસ્ત ઇટલી ઇરાન દક્ષિણ કોરીયા અને જાપાનના નાગરીકોને મંજુર કરેલા નિયમિત વિઝા અને ઇ વિઝા તત્કાળ અસરથી રદ કર્યા છે મુસાફરો માટેની સુધારેલી એડવાઇઝરીમાં આરોગ્ય મંત્રાલચે કહ્યું છે કે અનિવાર્ય કારણસર ભારત પ્રવાસ કરવાની જરૂરિયાતવાળા નજીકના ભારતીય દ્વતાવાસ અથવા કોન્સ્યુલેટમાંથી ફરીથી વિઝા મેળવી શકશે

તેમના સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલેજી ખાતે મોકલવામાં આવ્યા હતા

રાજ્યના આરોગ્યમંત્રી ડો

ઉત્તર પ્રદેશના આરોગ્યમંત્રી જયપ્રતાપસિંહે જણાવ્યું હતું કે કોરોના વાયરસની અસરગ્રસ્ત દેશોમાંથી આવતાં તમામ લોકોની સઘન તપાસ કરાઈ રહી છે

નોવેલ કોરોના વાયરસના પગલે આરોગ્ય મંત્રાલયે તેની સલાહમાં જણાવ્યું કે ચેનલો નોવોલ કોરોના વાયરસ પર સુચના પટ્ટી પણ ચલાવી શકે છે તેમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા હંમેશા આવા સંદેશાને આગળ વધારવામાં આવે છે કારણ કે તે દેશના લોકો સુધી પહોંચવાનું એક શક્તિશાળી સાધન છે

આ સંકુલમાં બેરોજગાર યુવાનોને યોગ્ય સલાહ આપવામાં આવેશે તથા ઉદ્યોગ સાહસિક તાલીમ અપાશે

ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગ્રેસ ટીએમસી ડીએમકે સમાજવાદી પાર્ટી બહ્જન સમાજપાર્ટી અને ડાબેરી પક્ષોના સભ્યો ચર્ચાની માંગણી કરતા ગૃહની મધ્યમાં ઘસી ગયા હતા

કેન્દ્રના યુવા બાબતો અને રમત ગમત રાજયમંત્રી કિરણ રીજીજુએ આઇટીબીપીના તાલીમ કેન્દ્ર ખાતે ગઇ સાંજે આ રમતોને ખુલ્લી મુકી હતી

તેમણે જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફ અને રાજય પોલીસ સંગઠનોની ભૂમિકા ખુબ મહત્વની બની રહેશે

ગઇકાલે ઇટાનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ખાંડએ જણાવ્યું હતું કે કર્મચારી પસંદગી બોર્ડએ પારદર્શી અરૂણાયલ તરફનો યુવાનો માટેનો રાજ્ય સરકારનો મહત્વનો કાર્યક્રમ છે અરૂણાયલ પ્રદેશ કર્મચારી પસંદગી બોર્ડ એપીએએસબી દ્વારા લેવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ આક્ષેપોની તપાસ કરવા બે વરિષ્ઠ અધિકારીઓની બનેલી સમિતિ રયવામાં આવી છે